કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ત્રણ નાગરિકોના મોત થયા છે જ્યારે સૈન્યના ત્રણ જવાનો શહિદ થયા છે ભારતીય સૈન્ય દ્વારા કડક જવાબી કાર્યવાહી કરવામાં આવી

પીએમ આર્યુવેદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્યુર્વેદના જ્ઞાનને પ્રાચીન અને અર્વાચીનના સુભગ સમન્વય સાથે ઉપયોગ કરવા આહ્વાન કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જામનગર ખાતેની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુર ખાતેની રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનું વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ગઇકાલે ઉઘ્ઘાટન કર્યું છે આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે આયુર્વેદ ભારતનો એવો વારસો છે તેમાં સમગ્ર માનવ જાતની ભલાઈ છે આજે આપણી આ પારંપરિક ચિકિત્સા પદ્વતિને વિદેશોમાં પણ અપનાવવામાં આવી રહી છે શ્રી મોદીએ કહ્યું કે આર્યુવેદના જ્ઞાનના ગ્રંથો શાસ્ત્રો અને નુસ્ખાને વધુ પ્રચલિત કરવા જોઈએ ભારતની પારંપારીક ચિકિત્સા પધ્ધતિને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને નવું સંશોધન કરવામાં આવી રહ્યું છે કારણકે કોરોનાનાં પ્રારંભિક સમયમાં લોકોને આયુર્વેદનું મહત્વ સમજાયું છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પારંપારીક ચિકિત્સા પધ્ધતિનાં વૈશ્વિક કેન્દ્રની સ્થાપનાં માટે ભારતની પસંદગી કરી છે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનંદની લાગણી વ્યકત કરી હતી કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થાનો વિડિયો સંદેશ પ્રસ્તુત કરાયો હતો જામનગર તથા જયપુર ખાતેની નવી સંસ્થાઓ એ માત્ર આર્યુર્વેદનાં શિક્ષણને જ નહિં પણ આ પરંપરાગત આર્યુર્વેદ ચિકિત્સા પધ્ધતિની પ્રગતિમાં મદદરૂપ થશે

વર્ચુઅલ સમિટની અધ્યક્ષતા વિયેતનામના પ્રધાનમંત્રી ગુયેન જુઆન ફક કરશે

બિહાર બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે નવા સરકારની રચનાના માટેનો માર્ગ મોકળો કરતાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે શ્રી નિતિશકુમારે રાજ્યપાલ ફાગુ ચૌહાણને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે અગાઉ શ્રી કુમારે રાજ્યમંત્રી મંડળની છેલ્લી બેઠકમાં વિધનસભા ભંગનો પ્રસ્તાવ મુક્યો હતો બેઠક બાદ સમાચારકર્મીઓ સાથેની વાતચીતમાં શ્રી કુમારે કહ્યું કે નવા ચૂંટાયેલા એનડીએના ધારાસભ્યોની બેઠક રવિવારે પટના ખાતે મળેશે

આ ત્રિદિવસીય દીપોત્સવ માટે રામલલ્લા મંદિર અને ઘાટોને લાખો દિવાથી સજાવાયા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગઇકાલે સાંજે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા દૂરદર્શન પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બારામુલ્લા કુપવાડા અને બાંદીપોરાના ડાવર કેરન ઊરી અને નૌગામ સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકોએ વિના કારણ ગોળીબાર કરીને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું કે પાકિસ્તાને મોર્ટાર અને અન્ય હથિયારોથી ગોળીબાર કરી અનેક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા જેના કારણે ત્રણ નાગરિકોના મોત થયા હતા આ ગોળીબારમાં સૈન્યના ત્રણ જવાન અને બીએસએફના એક સબ ઇન્સ્પેક્ટર શહીદ થયા છે જ્યારે ત્રણ અન્ય જવાન પણ ઘાયલ થયા છે સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું કે ભારતીય સૈન્યએ પણ કડક જવાબ આપ્યો છે જેના કારણે નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની સેનાના મૂળભૂત ઢાંચાને નુકસાન થયું છે અને કેટલાક લોકો ભયભીત થયા છે ભારતીય સૈન્યની જવાબી કામગીરીમાં પાકિસ્તાનના આતંકી અફાઓને નુકસાન પહોંચ્યું છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ તહેવાર અંધકારરૂપી અજ્ઞાનમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જવાના પ્રતીક સમાન છે આ શુભ અવસરે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિપાવલીની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને પાઠવેલા શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે વિવિધ ધર્મો અને સંપ્રદાયોના લોકો દ્વારા ઉજવવામાં આવતા તહેવાર આપણા દેશના લોકોમાં એકતા સદ્વાવના અને બંધુત્વની ભાવનાને મજબૂત બનાવે છે તેમણે કહ્યું કે ઉત્સવો આપણને માનવતાની સેવા માટે કાર્ય કરવા પ્રેરણા આપે છે રાષ્ટ્રપતિએ દિપોત્સવીનું ભવ્ય પર્વ દેશના દરેક ઘરને ખુશી શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી શુભકામના વ્યક્ત કરી છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દિપાવલી નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવતાં અને ઉત્સાહ સાથે ઉજવાતો આ તહેવાર બૂરાઈ પર ભલાઈની જીતનું પ્રતિક છે તેમણે કહ્યું કે આ પર્વ ભગવાન રામના જીવનના શ્રેષ્ઠ આદર્શો અને મૂલ્યો પ્રત્યે વિશ્વાસને મજબૂત બનાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં આશા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે દીપાવલીનો તહેવાર આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધારશે તેમણે આ શુભ અવસરે દેશવાસીઓને સુખ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની શુભકામના કરી છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દીપોત્સવી પર્વમાં એક એક દિવો સૈનિકોના સન્માનમાં પ્રગટાવવા અપીલ કરી છે એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે આપણે વીર જવાનોના સન્માનમાં દીપ પ્રગટાવીએ જે યોદ્વાઓ નિર્ભય થઈને આપણા રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે અને દેશનું રક્ષણ કરે છે પીએમ નેહરુ રાષ્ટ્ર આજે પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની જયંતીએ સ્મરણાંજલિ આપી રહ્યો છે આજના દિવસને બાળદિન તરીકે પણ ઉજવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ નહેરુની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે